પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

છ મહિનાની અંદર વિશેષ અદાલત નિર્ણય આપશે

પાટીલે કહ્યું છે કે ખેડૂતોને રાજકીય હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા અંધાધુંધી અને અરાજકતા ફેલાવવાના કુપ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તે દુર્ભાગ્યપૂર્ણ છે

આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતિથી ચાર સ્વર્ણિમ વિજય મશાળ પ્રજ્વલિત કરી હતી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્હનું અનાવરણ કર્યું શ્રી સિંહે ટ્વીટ સંદેશમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશાં તેમને સન્માન સાથે યાદ રાખશે

એક વિશેષ જોગવાઇ એવી પણ કરવામાં આવી છે કે સરકારી જમીન પયાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે

આ કાયદા અન્વચેના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક દરજ્જાના અધિકારી કરશે આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ સ્પેશ્યલ કોર્ટની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે રસીકરણના બાદ કેટલીક આડઅસરોની સંભાવનાઓને નકારી નહી શકાય

આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક પ્રકારની સંભાવનાઓના નિવારણ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે અને તેમને દરેક બ્લોકમાં આ સમસ્યાના નિવારણ માટે ઓછામાં ઓછા એક કેન્દ્રની સ્થાપના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે

કોરોના અપડેટ રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના પોઝીટીવનાં કેસો નોંધાથા છે

પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલે કહ્યું છે કે ખેડૂતોને રાજકીય હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા અંધાધુંધી અને અરાજકતા ફેલાવવાના કુપ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં શ્રી પાટિલે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોના હામી છે અને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઇ પણ કરી છુટવા તૈયાર છે તેમના નેતૃત્વમાં સંસદમાં પસાર કરાયેલા કૃષિ કાયદા સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે ત્યારે વિરોધીઓ દ્વારા રાજકીય લાભ લેવા તેમને ખેડૂત વિરોધી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

પાટીલે વધુમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ ભાજપની સરકારમાં તેમને મળેલા લાભ પ્રત્યક્ષ અનુભવ્યા છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતોને અનેક યોજનાઓથી ફાયદો મળી રહ્યો છે

દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે દાહોદને સ્માર્ટ સિટી બનાવી લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે કેવા પ્રકારના પ્રોજેક્ટો કરી શકાય તે માટે દાહોદવાસીઓથી સૂચનો મંગાવવામાં આવ્યા હતાં

શ્રી ખરાડીએ કહ્યું કે દાહોદને સ્માર્ટ સીટી બનાવવા માટે અર્બન હેલ્થ સેન્ટર સરકારી શાળા આંગણવાડી પાર્કિંગમાં સુવિધાઓનો વધારો સ્મશાનગૃહના નિર્માણ અને નવીનીકરણ માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડો અશોકભાઇ પ્રજાપતિએ ફેસબુકના માધ્યમથી વેબીનારમાં જોડાનારા તમામ સહભાગીઓને આવકારીને સ્ટ્રેસને મેનેજ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી

રાજકોટ અને સૌરાષ્ટ્રની યાત્રા કરવા ઇચ્છુક સહેલાણીઓ માટે ઉત્તર ભારતની નમામિ ગંગે નામની ટ્રેનો તેમજ દક્ષિણ ભારત માટે પણ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે જો કે પ્રવાસીઓએ કોવિડ માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન કરવાનું રહેશે

કોમ પરથી તેમજ રેલવેના અધિકૃત એજન્ટ પાસેથી મેળવી શકાશે

આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોશયલ મીડિયા દ્વારા વેબીનાર સરદાર અને સોમનાથનું આયોજન કરવામાં આવેલ જેમનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતે પૂજારીઓના મંત્રોચ્યારથી કરવામાં આવેલ